જયશંકરે જણાવ્યું છે કે ઇરાનમાં અટવાયેલા ભારતીયોના સ્ક્રિનિંગની પ્રક્રિયા શરૂ કરાઈ છે અને તેમને ભારત લાવવાની વ્યવસ્થા બાબતે ઇરાનના સત્તાવાળાઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે એવી જ રીતે ઇરાનના ક્યૂઓમથી ભારતીયોને પરત લાવવાના પ્રથાસો શરૂ કરાયા છે શ્રી જયશંકરે જણાવ્યું હતું કે ઇરાનમાં અટવાયેલા ભારતીય માછીમારોમાં કોરોનાનો કેસ હજી સુધી નોંધાયો નથી

આરોગ્ય અને કુંટુબ કલ્યાણ વિભાગના સચિવ સંજીવ કુમારે આજે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતુ કે નવા ત્રણ કેસો દિલ્હી જમ્મુ અને ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે

કેન્દ્રિય ઊર્જા મંત્રી આર

સિંઘે આ માહિતી લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આપી હતી

સોલાર રૂફટોપ બેસાડવામાં બીજા ક્રમે મહારાષ્ટ્ર રહ્યું છે

ઉત્પાદકના ગૃહ વપરાશ પછી વઘેલી વીજળી પ્રતિ યુનિટ સવા બે રૂપિયાના ભાવે વીજ વિતરણ કંપની ખરીદે છે નેહ્લ ઠક્કર ધૂળેટીની ઉજવણી રંગ અને ગુલાલનાં પ્રતિક સમાં ધૂળેટીનાં પર્વની આજે ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે ગઈકાલે મોડી સાંજે ઠેર ઠેર હોળી પ્રગટાવામાં આવી તેનું પૂજન કરવામાં આવ્યું હતું એ પર્વ આજે ધૂળેટી મનાવવા લોકો તત્પર બન્યા છે દિવસ ચડતા જ માર્ગો પર અને શેરી ગલીઓમાં લોકો પરિવાર રંગ ગુલાલથી ધૂળેટી પર્વ ઉજવશે મોડી સાંજ સુધી પિયકારીની ખરીદી થતી રહી હતી હોળી ધૂળેટી પર્વ આધુનિક બન્યા છે પરંતુ કરછની પરંપરા સમાન ગેર ગેરૈયા અને ગુરીયાપીરનાં પ્રતીકો વિસરાયાં નથી ભુજઅંજાર વગેરે શહેરોમાં ગેરકાઢવામાં આવે છે હાલના સંજોગોમાં રંગ છાંટવામાં અતિરિક નહિ કરવા જણાવ્યું છે

લઘુમતિ બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર લઘુમતી સમુદાયની બેહનોને સામાજીક આર્થિક અને શૈક્ષણિક રીતે અધિકાર સંપન્ન બનાવવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે

આ નિર્ણય મુજબ છેલ્લા પાંચ વર્ષમાં નઇ રોશની યોજના હેઠળ આસરે ત્રણ લાખ મહિલાઓને નેતૃત્વ વિકાસની તાલીમ આપવામાં આવી છે